જેનો મુખ્ય હેતુ નવા મતદારોને પ્રોત્સાહન અને સુવિધા આપવાની સાથે વધુ સંખ્યામા મતદારનોંધણી માટે જાગૃતિ લાવવાનો છે ભારતના ચુટણી પંચના સ્થાપના દિવસ નિમિતે દર વર્ષ રપમો જાન્યુઆરીના રોજ આખા દેશમાં મતદાર દિવસ ઉજવવામાં આવે છે નવી દિલ્હી ખાતે આયોજીત ઉજવણી સમારોહના મુખ્ય અતિથિ રાષ્ટપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે કન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આ પ્રસંગે હાજર રહી ઈ એપિક કાર્યકમનો પ્રારંભ કરાવશે

અને આ કાર્યક્રમમાં દરેક જિલ્લા અને તાલકા મથકો પણ જોડાશે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિજ્ઞા પત્રક ભરાશે અને લેવામાં આવશે

જેમાં અગ્રણી શિલ્પકારોએ ફાઈબર કાસ્ટિંગથી સુર્યમંદિરનું હુબહુ નિર્માણ કર્યું છે

આરતી ભટ આકાશવાણી ભુજ આકાશવાણી ભુજ કેન્દના રેડિયો માન્ય ત્રણ કલાકારો દિલ્હીથી કેન્દ્રીય કક્ષાએ એ ગ્રેડના કલાકાર તરીકે પસંદગી પામ્યા છે તે અંતગત ભુજ કેન્દ્રના અધિકારી જયેશ રાવલ તેમજ જીતેશ દવ અને અર્ચના ચૌહાણની પસંદગી કરાતા આકાશવાણી ભુજનો અવાજ ગુંજતો રહશે બી હાઈ ગ્રેડના પાંચ વર્ષના અનભવી કલાકાર માટે આકાશવાણી કેન્દ જાતે જ અ ગ્રેડ માન્ય કરવાની દરખાસ્ત મોકલે છે પસંદગીનો નિર્ણય દિલ્હોથી કેન્દીય કક્ષાએ લેવામાં આવે છે

ત્યારે આ વિષય સાથે આવતી કાલે કચ્છ યુનિવસિટી અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાઈન્સ વિભાગ તેમજ ગાંધીનગરના ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસવ સેન્ટર દવારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં કચ્છની સક્રિય ફોલ્ટલાઈન ભુસ્તરીય હિલચાલ સહિતની બાબતન આવરી લ ઈ તજજ્ઞો દવારા વિચાર વિમર્શ કરવામાં આવશ

તીવ્ર ઠંડીનું આ મોજૂં કચ્છ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વધ અનુભવાય તેવી આગાહી છે